આ નિર્ણય સાથે છેલ્લા એક પખવાડીયામાંથી લાગુ નિયંત્રણો યથાવત રહેશે

રાપર તાલુકાના ખેંગારપર રામવાવ અને વજેપર ગ્રામ્ય વિસતારમાં અચાનક વાતારવણમાં પલટો આવયો હતો સતત પડી રહેલા કમોસમી વરસાદથી ખેડુતો અને માલધારીઓની ચિંતામાં વધારો થયો છે ઉનાળુ પાક તેમજ ખાસ કરીને કેરીના પાકમાં વધુ નુકશાની થવાની સંભાવના ખેડુતવર્ગ કરી રહ્યો છે